ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કેવડીયા ખાતે યોજાઇ રહેલી સેનાના કમાન્ડરોની પરીષદના સમાપન સત્ર ની અધ્યક્ષતા કરી રહ્યા છે

અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે સેનાની ત્રણેય પાંખોના કમાન્ડરોની પરીષદ ત્રણ વર્ષ પછી યોજાઇ છે આ વખતના બેઠકનું કાર્યક્ષેત્ર વધારીને તેને બહુસ્તરીય અનૌપચારીક તથા સંવાદને કેન્દ્રમાં રાખતી બનાવવામાં આવી છે આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયા જવા અમદાવાદ વિમાન મથકે પહોચ્યા ત્યારે રાજયપાલ આયાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે તેમનું સ્વાગત કર્યુ હતું

તેમ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે

ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં નલ સે જલ નેટવર્ક ઉભું કરવા લિફ્ટ ઈરીગેશન કરવાની યોજના કાર્યરત છે

આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામ અંતર્ગત યોજાનાર આ મેળાનું ઉદઘાટન ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી આર

ફળદુએ કર્યું હતું ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુકત ઉપક્રમે આ મેળાનું આયોજન કરાયું છે

તેને લોકજાગૃતિ થકી સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે

સીજુએ જણાવ્યું હતું

તેમ ખેડા જિલ્લા પંચાયત વિભાગ ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી આર સુથાર જણાવે છે

જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સંતો વછે થયેલી સમજૂતી પ્રમાણે ધજારોહન અને શાહીસ્નાન ની વિઘિ સાધુઓ કરી પરંપરા નિભાવશે પણ લોકો ને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે પ્રવેશ આપશે નહીં

આહવા માર્ગદર્શન સેમિનાર આહવાની સરકારી માધ્યમિક શાળામાં બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓને બોર્ડ પરિણામ અને કારકિર્દી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આહવાની શાળાના ધો